આ પરીક્ષાની નવી તારીખ અંગેની વિગતો માટે ઓજસ તથા માહિતી ખાતાની વેબસાઈટ પર મુકવામાં આવશે જાગૃતિ વકીલ

ટી

હોસ્પિટલ વૈશ્વિક મહામારીની બીજી લહેર દેશની સાથે કચ્છમાં પણ ઘટક સાબિત થઇ રહી હોવાના પુરાવા રૂપ કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે વધી રહેલી દર્દીઓની સંખ્યાને ધ્યાને લઈને કચ્છ જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે

સિવિલ સર્જન ડો